પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવ તે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પાઈપલાઈન વડે જળ વિતરણની પ્રત્યક્ષ કામગીરી તથા આ હેતુ થી ફાળવવામાં આવેલા ભંડોળના ઉપયોગના આધારે સાત રાજ્યોને કામગીરી પ્રોત્સાહન ભંડોળ આપવાનો નિર્ણય લેવાયો છે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

પહેલી એપ્રિલથી ગુજરામાં આવનાર બધી જ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરાશે હવે પછીના આદેશ સુધી નવો નિયમ અમલમાં રહેશે

તેમણે કોવિડની રસી લેવા નાગરિકોને અપીલ કરી હતી

આગામી પહેલી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે ત્રીજી એપ્રિલે તેમની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંયવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે

ગરમીનું પ્રમાણ વધતા ગીરના જંગલમાં પાણીના કુદરતી સ્ત્રોતો સુકાતા જાય છે આથી કોઈ પશુ પક્ષીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે જમીનમાં રકાબી આકારના કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગીરના અભ્યારણ્યમાં સિંહ દીપડા સાબર સહિત ધણા પશુઓ અને પંખીઓ વસવાટ કરે છે

આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પત્ર ધણાં સ્થળોએ સામાન્ય કરતાં એકથી યાર ડિગ્રી વધુ નોંધાયું છે

તેથી આજની મેચ શ્રેણી વિજય માટે નિર્ણાયક બની રહેશે

હોલિકા દહન દરમ્યાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થા તેવી તકેદારી હોળીના આયોજકોએ લેવાની છે નર્મદાના રાજપીપળામાં હોળી પર્વ પર પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્યવન ગાંધીયોકમાં વૈદીક હોળીનું આયોજન કરાયું છે

દરમ્યાન હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓ આનંદ ઉલ્લાસ ભેર નાયગાન કરીને હોળી ધૂળેટી પર્વ ઉજવે છે જેમાહોળી પર્વે પોતાના આરાધ્યદેવની ખાસ પૂજા કરે છે અને પોતાની બાધા આખડી પૂરી કરે છે અને પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની પણ પૂજા કરે છે

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બારડોલી આશ્રમએ રાષ્ટ્રીય તીર્થભૂમિ છે અહીંની મુલાકાતથી રાષ્ટ્રની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલીદાનો યાદ તાજી થાય છે અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને તપસ્યાથી આઝાદી મળી છે